પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે

તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો સ્માર્ટ સીટી બને અને વિશ્વના શહેરોની સરખામણીએ ઉભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન કરવામાં આવ્યું છે

શહેરના તળાવ જાહેર સ્થળો ભવનો વગેરે શહેરની ઓળખ હોય છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ સંવર્ધન ઇચ્છે છે તેમ ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ ઉપસ્થિત આગેવાનોને સો ટકા ધરોને નળથી જળ આપવાનું આયોજન કરવા આહવાહન કર્યું હતું

ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવવું પડશે ડોર ટુ ડોર પ્રયારમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓને જ ભાગ લેવાની મંજૂરી અપાશે

જે જગ્યાએ યૂંટણી યોજવાની છે ત્યાં પ્રયાર સભા કે અન્ય પ્રચાર માટે જેતે જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ કમિશ્નરની મંજૂરી મેળવી માર્ગદર્શિકા પ્રમાણે પ્રચાર કરી શકાશે

તેમણે કહ્યું કે બરવાળાના આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના ટેસ્ટ નિદાન તથા પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

તેમણે જણાવ્યું હતું કે આ પંચાયત ઘરોમાં અન્ય સેવાઓની સાથે રાજ્ય સરકારની ડિજીટલ સેવા સેતુ યોજનાનો લાભ પણ મળશે આથી આ ગ્રામીણ વિસ્તારના નાગરીકોને જરૂરી દાખલાઓ ઘરઆંગણે જ મળી રહેશે

પક્ષીવિદ અવસાન જાણીતા પક્ષીવિદ ડોકટર ભવભૂતિ પારાશાર્યનું ગઇકાલે કોરોનાના કારણે અવસાન થયું છે શ્રી પારાશાર્ય ભાવનગરના પ્રખ્યાત કવિ સ્વર્ગસ્થ શ્રી મુકુન્દરાયના પુત્ર હતા તેઓએ ગુજરાતમાં જોવા મળતા દુર્લભ પક્ષીઓ ખાસ કરીને ફલેમિંગો અને સારસ વિશે સંશોધન અને પર્યાવરણની જાળવણી માટે આજીવન કાર્ય કર્યું

ડોકટર ભવભૂતિએ પક્ષી અને પતંગીયા વિશે દશથી વધુ પુસ્તકો અને સેંકડો સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં લખ્યા છે આ ઉપરાંત તેઓએ પક્ષી વિજ્ઞાનને લગતા વિવિધ કાર્યક્રમ અને પક્ષી વિજ્ઞાન તથા જૈવ વિવિધતાને લગતી દશ થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પરિષદોમાં ભાગ લીધો હતો અને પક્ષીઓ વિશે જાણકારી આપી હતી

તેઓ છેલ્લા અઠવાડીયાથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા